આ પ્રસંગે ફિટનેશ પ્રોટોકલ લોન્ચ કર્યો પ્રધાનમંત્રીએ ફિટનેશનો નવો મંત્ર આપ્યો ફિટનેશકા ડોઝ આધા ધંટા રોજ ફિટનેશ માટે કસરતચોગ ઉપરાંત ખોરાક માટે પરંપરાગત ઔષધિઓનો ઉપયોગ કરવા પર આહ્રવાન કર્યું

એટલું જ નહીં પણ તે યુ વા સ્વયંમ સેવકોના વ્યકિત્વ વિકાસના ઘડતરમાં યોગદાનઆપે છે

તે માટે રાષ્ટ્રપતિએ આનંદની લાગણી વ્યકત કરી હતી રાષ્ટ્રપતિ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા

વિરલ રાણા વિધાનસભા શ્રેષ્ઠ વિધાયક એવોર્ડ ગુજરાત વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારા સભ્ય એવોર્ડ માટે ભાજપના ભૂ પેન્દ્રસિંહ યુડાસમા અને કોંગ્રેસના મોહનસિંહ રાઠવાની પસંદગી થતાં ગૃહની આજની બેઠકમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું ધારાસભ્યનું સન્માન કરવાની નવી પરંપરા શરૂ કરવાનો નિર્ણય થયાં બાદ આ પહેલા એવાર્ડ છે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બંને નામની જાહેરાત થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સાથે રહી શ્રેષ્ઠ ધારાસભ્યોનું બહુમાન કર્યું હતું વિરલ રાણા કૃષિ વેધેયક કચ્છ કિસાન સંઘબાઈટ કૃષિ વિઘેયક ખરડો પસાર થયો છે તે અંગે ખેડૂતોને લાભ થશે આ ખરડાથી કિસાનોની આવકમાં વધારો થશે અને તેમની જે પહેલા મુશ્કેલી ભોગવવી પડતી હતી તેમાંથી છૂટકારો મળશે

જનરલ હોસ્પિટલમાં જીલ્લા કલેકટર પ્રવિણા ડી

ની સુ ચના મુજબશરુ કરવામાં આવી છે

ભાદરકા તથા સિવિલ સર્જન ડો કશ્યપ બુ ચનાં જણાવ્યા અનુ સાર હોસ્પિટલનાં ઓપીડી ગેટ પાસે અગાઉકાર્યરત કેન્ટીનનાં સ્થળ ઉપર આ ઓપીડી કાર્યાન્વિત કરવામાં આવી છે જેમાં ફ્લુનાં દર્દીઓમાં તાત્કાલિક નિદાન ઉપરાંત કોરોનાની સંભવિત અસર યકાસવા સ્થળ ઉપર જ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃ તમ અને મુખ્યમંત્રી અમૃ તમ વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થી પરિવારોને વાર્ષિકપ લાખ સુ ધીની કેશલેશ સારવાર આ યોજના હેઠળ જોડાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળવા પાત્ર છે લાભાર્થી કોઈ એક જ યોજનાનો લાભ લઈ શકે છે એક થી વધારે યોજનાનો લાભ લઈ શકશે નહી